જેના માટે પ્રધાનમંત્રી આજે પોતાના મત વિસ્તાર વારાણસીની અંતિમ મુલાકાતે જવાના છે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરીડોરન ભૂમિપજન તેમના હસ્તે થવાન છે

ઉપરાત આઝાદ ભારતના ઈીતહાસમાં પહેલીવાર કાશી વિશ્વનાથ મંદિર પરિક્ષત્રનો વિસ્તાર કરવામાં આવશે

ત્યારબાદ લાલપુરની ટ્રડ ફેસિલિટ સેન્ટર જવાના છે અને આજીવિકા મિશનની પ મહિલાઓને સન્માનિત કરશે

જેમાં કેટલાક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ અપાયું હતું શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર છેવાડાની વ્યક્તિ સુધી પહોંચી શકવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે

ભારતભરમાં ફેલાયેલા પાંચ હજાર જેટલા જનઔષધિ સ્ટોરના સંચાલકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સીંગ વડે સંવાદ કરી જરૂરીયાતમંદને મદદરૂપ બનવા અપીલ કરી હતી

આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જાહેર સ્થળો ઉપર ઝીણવટભરી નજર રાખી શકાશે મુખ્યમંત્રીએ સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનું પણ પ્રારંભ કર્યો હતો

જેને ગઈકાલે રાજયના મખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દવારા ઈ લોકાર્પણ કરાયું હતું સીસીટોવી કેમેરાના સંચાલન માટે એસ

કચેરીની પાસે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે

દરેક જિલ્લા મથકોને સીસીટીવો કવરેજ હઠળ આવરી લેવો દેશનો સૌપ્રથમ પ્રોજેકટ છે જેમાં ગાંધીધામ ઉપરાંત ગાંધીનગર રાજકોટ ગ્રામ્ય મહેસાણા બનાસકાંઠા બોટાદ અને નર્મદા શહેરમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરો દવામાં આવ્યા છે આમ ગાંધીધામ કચ્છ જિલ્લામાં સીસીટીવી કેમેરા કાર્યરત થયા હોય તેવું પ્રથમ શહેર બન્યું છે

સમગ્ર વિશ્વ રાષ્ટ્ર તથા રાજયની સાથે કચ્છ જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ કાર્યકમોન આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈકેયા નાયડુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાજયપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી મખ્યમંત્રો શ્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી શ્રી નિતિન પટેલે વિશ્વ મહિલા દિવસ અંગે મહિલાઓને શભકામના પાઠવ્યા સાથે રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓના યોગદાનને મહત્વપૂણ ગણાવ્યું હતું

આ કેમ્પેમાં ફાડકાના માનસિક આરોગ્યતેમજ કાન નાક તથા ગળા તેમજ આંખના નિષ્ણાંતો વિકલાંગ દર્દીઓને તપાસીને પ્રમાણપત્ર આપશે તેવું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સફ સિવિલ સર્જન કચ્છ ભુજની યા દીમાં જણાવાયું છે